પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું છે કે કોવિડની સારવાર માટેની માળખાગત સુવિધા ઊભી કરવા માટે રાજ્ય કુદરતી આપતી કોષ એસ

આર્થિક મોરચે કોરોના સંક્રમણનું નુકશાન ઘટાડવાનો આગ્રહ કરતાં શ્રી મોદીએ ટેસ્ટિંગ ટ્રેસિંગ અને ટ્રીટમેંટ ઉપર ખાસ ભાર મૂક્યો હતો વિધાનસભા શ્રેષ્ઠ વિધાયક એવોર્ડ ગુજરાત વિધાનસભા દ્વારા શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ માટે ભાજપના ભૂપેન્દ્રસિંહ યુડાસમા અને કોંગ્રેસના મોહનસિંહ રાઠવાની પસંદગી થતાં ગુહ્નની આજની બેઠકમાં તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું ધારાસભ્યનું સન્માન કરવાની નવી પરંપરા શરૂ કરવાનો નિર્ણય થયા બાદ આ પહેલા એવાર્ડ છે

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા બંને નામની જાહેરાત થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સાથે રહી શ્રેષ્ઠ ધારાસભ્યોનું બહુમાન કર્યું હતું

પાટિલ સુરતના હજીરા વિસ્તારમાં આવેલા ઓ એન જી સી ગેસ ટેર્મિનલમાં રાત્રે સાડા ત્રણ વાગ્યા આસપાસ ત્રણ વિસ્ફોટ સાથે સર્જાયેલી દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી અને જે ત્રણ લોકો ગાયબ હતા તે હેમખેમ મળી આવ્યા હોવાનું સાંસદ સી

પાટિલે જણાવ્યુ છે તેમણે ઉમેર્થું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરિસ્થિતીનો તાગ મેળવી મોડી રાત્રે ઘટતું કરવાની સૂચના તંત્રને આપી હતી

દમણ જિલ્લા કલેક્ટર ડોકટર રાકેશ મિન્હાસ દ્રારા રસોઈ ગેસ ની પાઈપ લાઈન ની સેવા આજે ખુલ્લી મૂકવામાં આવી ત્યારે સ્થાનિક આગેવાનો હાજર હતા કલેક્ટર શ્રી મિનહાસ જાતે એક લાભાર્થીના ઘેર પહોંચ્યા હતા અને ગેંસ સ્ટવ સળગાવી મહુરત કરાવ્યુ હતું

બાળકોને પ્રવેશ મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે સંસદમાં જીલ્લાના ખેડૂતો અને સીઆઇએસએફ ના જવાનોના બાળકોને કેન્દ્રિય વિદ્યાલયમાં પ્રવેશ અંગે રજૂઆત કરી હતી તેમણે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે જીલ્લામાં ઓએનજીસીના કાર્યક્ષેત્રમાં જે ખેડૂતોએ જમીન ગુમાવી છે

તો હવે કોરોના ગાઇડલાઇનમાં અપાઇ રહેલી છુટછાટ અંતર્ગત યજ્ઞશાળામાં વધુમાં વધુ પાંચ વ્યકિતઓ સાથે યજ્ઞ કરવાની ટ્રસ્ટ દ્વારા છુટછાટ આપવામાં આવી છે છેલ્લા પાંચ મહિનાથી બંધ યજ્ઞશાળા હવે શરૂ કરવામાં આવી રહી છે આમાં બે યજમાન અને ત્રણ બ્રાહ્મણ જ હાજર રહેશે